પરપ્રાંતિયો મજૂરો શ્રમિકો ખુબ સારી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્પેશ્યલ શ્રમિક ટ્રેનમાં તેમના વતન રાજ્ય જાય છે એટલું જ નહિ જિલ્લા વહિવટીતંત્ર આવા શ્રમિકોને સુયારૂઢબે રેલ્વે સ્ટેશન સુધી પહોચાડવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે

માછીમારી ઉપર ગુજરાત સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે

કચ્છના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની સત્તાવાર થાદીમાં જણાવ્યા અનુસાર માછીમારી માટે થાંત્રિક બોટની મનાઈ છે પણ નોન મોટરાઈઝ્ડ ક્રાફ્ટમાં આવતી એક લકડી અને સઢવાળી હોડી તેમજ પગડિયા માછીમારોને મુક્તિ આપવામાં આવી છે

કોરોના વાયરસ જેવી જીવલેણ બિમારીમાંથી માનવજાતનો બચાવ કરવા માટે દુવા કરવાની અપીલ પણ સૈયદ સાહેબે કરી છે

જેલ અધિક્ષક ડી